પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચ છે

મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે આરટી પીસીઆર ટેસ્ટ વધારવા તથા જાહેર અને ખાનગી ધોરણે લેબોરેટરીઓ ઊભી કરવા અને આરટી પીસીઆર ટેસ્ટનું પ્રમાણ ગ્રામીણ વિસ્તારોમાં પણ વધારવાની તાકીદ કરી હતી વડી અદાલતે ગ્રામીણ વિસ્તારોમાં તબીબોની ઘટની સમસ્યા ઉકેલવા નિર્દેશ આપ્યો હતો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર તમામ રીતે આયોજન કરી રહી છે અને વડી અદાલતના સૂચન મુજબ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્યની વડી અદાલતમાં કોવિડના મુદ્દે વડી અદાલતે જાતે જ નોંધ લઈ કરેલી જાહેર હિતની અરજીની ગઈકાલે સુનાવણી હાથ ધરી હતી વડી અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી આનંદ થાજ્ઞિકે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે એસવીપી બધી જગ્યાએ સારી કામગીરી થઈ રહી છે તમામ લોકો અનેક ટીકાઓ વચ્ચે પણ સઘન કામગીરી કરી રહ્યા છે ન્યાયાધીશ વિક્રમનાથે સુનાવણીના સમાપનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોવિડ સામેની લડાઈમાં સારૂ કામ થઈ રહ્યું છે અને હજી સારી કામગીરી થાય તે માટે સહ્એ પ્રયાસો કરવા જોઈએ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની બધી જ નગરપાલિકાઓના નગર પ્રમુખોએ પોતાના નગરને કોવિડ મુક્ત બનાવવાનો સંકલ્પ કરીને કોવિડ સામેની લડતમાં નેતૃત્વ કરવા અનુરોધ કર્યો છે

શ્રી રૂપાણીએ કહ્યું કે સંસાધનોની મર્યાદા વચ્ચે વ્યથા નહીં પણ વ્યવસ્થાના અભિગમથી કામગીરી કરવી જોઈએ મુખ્યમંત્રીએ માસ્ક સેનિટાઇઝેશન રસીકરણ રેમડેસીવીર ઇન્જેક્શન અંગેની ગેરસમજ વગેરે બાબતો અંગે લોક જાગૃતિ કેળવવા ઉપર ભાર મૂક્યો હતો બેઠકની શરૂઆતમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં કોવિડનું સંક્રમણ અને આરોગ્ય માળખાની વર્તમાન સ્થિતિ અંગે આંકડાકીય માહિતી આપતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું

રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન ઉત્પાદકો વચ્ચે સંકલન જાળવવા તેમજ જરૂરિયાત મુજબ જે તે જિલ્લાને ઓક્સિજનની ફાળવણી કરી શકાય તે હેતુથી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ જણાવે છે કે કંટ્રોલ રૂમ ઉપર ફ્રડ એન્ડ ડ્રગ્સ રેવન્યુ શ્રમ અને રોજગાર ઉદ્યોગ વિભાગ તેમજ ગૃહ વિભાગના એક એક અધિકારી હાજર રહેશે

ત્યાં સુધી બંધ રાખવામાં આવશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ

પરીક્ષાની આગામી તારીખ હવે પછી જાહેર કરાશે